પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરિક્ષણના જુદા જુદા તબ્બકામાં છે શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી માં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે

પ્રધાનમંત્રીએકહ્યું કે રિર્સય વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે

કોરોનાનું નિદાન કરવા માટે આર

ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને શારીરિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો એપ્રિલ મહિનાથી ખૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો છે ભારતમાં ત્રણ જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે તેની પ્રગતિ ઉપર તેઓ પોતે નજર રાખી રહ્યા છે કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરની લેખિત ભલામણની જરૂર નથી રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી

રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે

આ વર્ષે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પોલીસ મથકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો

ખાનવેલ પોલીસ સ્ટેશનની પસંદગી અંગે સેલવાસના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે શ્રી શરદ દરાજેએ આ મુજબ પ્રતિભાવ આપ્યો

જયંતભાઇના અવસાનથી સ્નેહજનોએ અને સાહિત્યપ્રેમીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે જયંતભાઇ મેઘાણીના દેહનું તેમની ઇચ્છા અનુસાર દેહદાન કરવામાં આવ્યું છે ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં રૂપિયા સવા કરોડનાં ખર્ચે નવનિર્મિત થયેલ ભવનનું વિશ્વ વિકલાંગ દિવસે ભાવનગરના યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલનાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે નવી દૃષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું